સીસી કેડેટ્સ છાત્રો અધિકારીઓ કર્મચારીઓ અને જાહેર જનતા એ ભાગ લીધી હતો આ યાત્રાનું જીલ્લા શિક્ષણાધિકારી કચેરી એમસીસી કચેરીમ વીડી ઈન્દ્રાબાઈ તથા ઓલ્ફ્રેડ હાઇસ્કુલ ખાતે સ્વાગત કરવામના આવ્યું હતું

પાકિસ્તાન સીમાને અડીને આવેલા સરહદી કચ્છ જીલ્લામાં દરયાઈ સરહદ જેમાં જખૌ કોટેશ્વર હરામીનાલા પીરસનાઈ ક્રિક મુન્દ્રા કંડલા સહિતના વિસ્તારોમાં સુરક્ષા દળોએ પેદ્રોલિંગ વધારી દેવમ આવ્યું છે અને સંવેદનશીલ ક્રિકમાં જાપ્તો વધારીને મરીન કમાન્ડો ગોઠવવામાં આવ્યા છે કચ્છના પ્રવેશદ્વાર સમા સુરજબારી સામખીયાળી આડેસર સહિતની ચેક પોસ્ટ પર અવરજવર કરતા તમામ વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે

રાષ્ટ્રપતિ પ્રથમ હિંદીમાં સંબોધન કરશે અને ત્યારબાદ અંગ્રેજીમાં આ સંબોધનનો ભાવાનુંવાદ પ્રસારિત કરાશે આકાશવાણી અને દૂરદર્શનની બધી જ ચેનલો પરથી રાષ્ટ્રપતિનાં સંબોધનનું પ્રસારણ કરાશે

તાજેતરમાં અવસાન પામેલા ભારત સેવક સમાજના રાષ્ટ્રીય નેતા તથા બે વખત મેઘાલયના રાજ્યપાલ રહી યુકેલા સ્વ

જેકબ ને શ્રધાંજલિ આપવામાં આવી હતી શાખાના કાર્યકારી પ્રમુખ શ્રી અબ્દુલ ગફુર શેખે પ્રસંગ પરિચય આપ્યો હતો સંસ્થાનો ઈતિફાસ તથા તેની પ્રવત્તિઓ વર્ણવી હતી તેમજ મહેમાનોનો પરિચય આપ્યો હતો જયારે આભાર વિધિ સામાજિક કાર્યકર શ્રી પ્રબોધ મુનવરે કરી હતી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

આ પ્રસંગે કચ્છ સંસ્કૃતિક પત્રિકાનું વિમોચન થશે તેવું એક યાદીમાં જણાવાયું છે

અગિયાર વર્ષ સુધી તેઓ ભયાઉ તાલુકા પંચાયતના પ્રમુખપદે પણ રહ્યા હતાં

આર સી ભુજ દ્વારા ઓ એન જી સી

આ માટે ટ્રાયસિકલની જરૂરિયાતવાળા દિવ્યાંગ લોકોએ જરૂરી આધારો સાથે સંસ્થાનો સંપર્ક કરી નામ નોંધાવવા અનુરોધ કરવામાં આવ્યો છે